આ મહત્વકાંક્ષી કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરતા શ્રી મોદીએ કહ્યું કે આ કોરિડીર આત્મ નિર્ભર ભારતનું માધ્યમ બનશે અને તેનાથી કિસાન રેલને મદદ મળશે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

વીજ ગ્રાહકો તેમની પોતાની છત કે ખુલ્લી જગ્યા પર સોલર પ્રોજેક્ટ નાંખીને સ્વચ્છ વીજળીનું ઉત્પાંદન કરી શકશે તથા આ સ્થાપિત ઉત્પાદન માળખું થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે

એકથી વધારે ગ્રાહકોનું જુથ પોતાના કેપ્ટિવ વપરાશ માટે સામૂહિક મૂડીરોકાણથી સોલર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે

જેમાં સાત વર્ષથી વધુ સમયના રીકાર્પેટ ન થયેલા હોય તેવા રાજયસરકારશ્રી હસ્તકના રૂ

વિરલ રાણા કવા મા ઠ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને પગલે રાજ્ય સાથે કરછમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે

ખાસ કરીને જીલ્લાનાં રણકાંધીનાં ગામોમાં ગાત્રો થીજવી દેતી ટાઢ પડી રહી છે ઠંડી એ જનજીવનને પ્રભાવિત કર્યું છે એબડાસા અને ભુજનાં રણ સીમાડે આવેલા ગામોમાં ખુલ્લામાં પડેલા વાફનોની સીટ અને અન્ય ચીજ વસ્તુઓ પર બરફની છારી બાઝી ગઈ હોવાના અહેવાલો છે બીટા પાસે આવેલા સોલાર પાવર પ્લાન્ટની બરફની યાદર જોવા મળી હતી હજી બે દિવસ કોલ્ડવેવ રહેશે એમ હવામાન વિભાગની યાદી જણાવે છે

ભારતીય કપ્તાન અજીંક્ય રહાણેને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરાયા છે